ફિટ ઈન્ડિયા ઝુંબેશની પહેલી વર્ષગાંઠની ઉજવણી માટે આ સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીએ સારા સ્વાસ્થ્ય વિશેના તેમના વિયારો અંગે માર્ગદર્શન આપશે

ઓ યુ ગાંધીનગરમાં સંપન્ન થયા હતા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી અને ઉઘોગના અધિક મુખ્ય સચિવશ્રી એમ

યુ પર હસ્તાક્ષર કર્યા હતા

યુ સાઈનીંગ વેળાએ જોડાયા હતા

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારના સંકલ્પ સાથે જણાવ્યુ હતું કે ગુજરાત શાંતસલામત અને સમૃધ્ધ બની રહે કોઈ અસામજીક તત્વો રાજયની વિકાસ યાત્રાને રૃંધી નહી શકે તેવા આશય સાથે સરકાર આ વિધેયક લાવી રહી છે તેમણે ઉમેર્યું હ્નુ કે ગુંડાધારાના કડક અમલ માટે રાજય સરકારે સજા અને દંડની જોગવાઈ પણ કરી છે

મીડીયમાં છપાયેલા અહેવાલો સામે ગઈકાલે રાજય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી દ્રારા તપાસ કરીને કડક પગલા ભરવાના આદેશ અપાયા છે મંત્રી મંડળના આ નિર્ણયની માહિતી આપતા રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતી રવિએ જણાવ્યુ હતુ કે સુ રતની એક લેબનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ફોજદારી દાખલ કરવાની સુ ચના આપવામાં આવી છે વિરલ રાણા મુ ખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ છે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે દશ મહિલાઓનું એક સખી મંડળ એમ દશ લાખ સખી મંડળો દ્રારા એક હજાર કરોડની આ યોજનાથી પયાસ લાખ લોકોને આર્થિક ઉધાર આપવાની રાજ્ય સરકારની નેમ છે

વિપરીત સંજોગોમાં મહિલાઓ આજીવિકા રળીને સ્વયંને તેમજ પરિવારને મદદરૂપ બની શકે છે આ યોજના માટેનું ધિરાણ બેન્કો આપશે અને બેન્કોને વ્યાજ યુકવણું રાજય સરકાર દ્રારા કરાશે